પ્રાદેશિક સમાચાર શિવાંગી ભદૃ વાંચે છે

શ્રદ્ધાળુઓ આજથી નવ દિવસ સુધી અખંડ દીવા જવારારોપણ કે કુંભ સ્થાપન દ્વારા મા શક્તિની આરાધના અનુષ્ઠાન કરશે રાજ્યની મુખ્ય શક્તિપીઠો અંબાજી પાવાગઢ બહ્યરાજી અને અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિર સહિત નાના મોટા અનેક મંદિરોમાં વિશેષ શણગાર અને આયોજનો કરવામાં આવ્યા છે સાથે જ છઠ્ઠી ઓક્ટોબરે આઠમના દિવસે વિશેષ પૂજા અનુષ્ઠાન હવનોનું આયોજન કરાયું છે આ વર્ષે અખંડ નવરાત્રી હોવાથી સાતમી ઓક્ટોબરે નવરાત્રીની પૂર્ણાફતી થશે અને આઠમી ઓક્ટોબરે દશેરા ઉજવાશે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ નવરાત્રી ઉજવવાની તડામાર તૈયારીઓ થઇ ગઇ છે

દરમિયાન ડાંગ પોલીસ યુસ્ત બંદોબસ્ત સાથે સતત પેટ્રોલીંગ કરી સતર્ક રહેશે અમદાવાદમાં વરસાદના વિધ્નને કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં છે

નવરાત્રીને લગતી ચીજ વસ્તુઓના વેપારીઓમાં પણ ચિંતા છે સાથે સાથે વિવિધ સોસાયટીઓમાં પણ ગરબાના આયોજનની તૈયારીઓ કરાઇ છે અને લોકો ગરબે ઝૂમવા થનગની રહ્યા છે

ગઇકાલે ભાવનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલાઇ રહ્યો છે તેમણે કહ્યું કે ભારતે કોર્પોરિટ ટેક્સ ઘટાડ્યો છે અને ભારત હવે સૌથી ઓછો ટેક્સ ધરાવતા દેશોની થાદીમાં સામેલ થયો છે તેમણે ઉમેર્યું હતું કે ભારતનો જીડીપી દર વૈશ્વિક સરેરાશ કરતાં વધુ હોવાથી સરકારની આર્થિક નીતિ સાચી દિશામાં હોવાનો સંકેત મળે છે મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગીયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો વ્યકત કરશે

આ ઉપરાંત ડીડી ન્યુઝ અને પીએમઓની યુ ટયુબ યેનલ પરથી પણ તેનું સહપ્રસારણ કરાશે અગીયાર વાગે પ્રથમ હિન્દીમાં સંબોધન બાદ મન કી બાતનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ તરત જ પ્રસારિત કરાશે ત્યારપછી રાત્રે આઠ વાગે મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે પરસોતમ રૂપાલા અમરેલી કેન્દ્રીય કૃષિ તથા ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું છે કે અર્થતંત્રમાં લાંબાગાળાની તેજીનો સંયાર કરવા માટે મોદી સરકારે અભૂતપૂર્વ પગલાં ભર્યા છે અમરેલી ખાતે પત્રકારો સમક્ષ મોદી સરકારની સિધ્ધિઓનું સરવૈયું રજૂ કરતી વખતે ગઇકાલે તેમણે આમ કહ્યું હતું

મહેસુલમંત્રી કૌશિક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં શ્રી રૂપાણીએ વ્યવસ્થા થકી વિકાસની નેમ વ્યક્ત કરી હતી

સેવાનો પ્રારંભ કરાવ્યો

ગાંધી બાપુના જીવનનો આધાર બનેલા અગિયાર વ્રત વિશે આજની પેઢીને વાકેફ કરવા તેમણે અનુરોધ કર્યો હતો

કિશન રેડ્ડીએ ગઇકાલે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની મુલાકાત લઈ વિવિધ કામગીરીની માહિતી મેળવી હતી વિશ્વની આ સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ટૂંકાગાળામાં કરેલ પ્રગતિની રાજ્યમંત્રીએ પ્રસંશા કરી હતી

નાગરિકો માટે પાન એ આધાર નંબરોને જોડવા માટેની મુદતમાં કરાયેલો આ સાતમો વધારો છે

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોધમાર વરસાદ થતાં નીયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ગઈકાલે વડાલી ખેડબ્રહ્મા વિજયનગરમાં વરસાદ થયો હતો પાટણ પંથકમાં છ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે મહેસાણા પંથકમાં બપોર સુધીમાં ધોધમાર વરસાદ થયો છે અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાથમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે મોડાસા અને માલપુરમાં ભારે વરસાદ થયો હતો અમદાવાદ શહેરમાં પણ સવારથી વરસાદી ઝાપટાં યાલુ જ છે

દરમિયાન મહી નદીમાં ઘોડાપુર આવતાં લુણાવાડા પાસે આવેલ હાડોળ પુલ અને કડાણા તાલુકાના ઘોડીયાર પુલને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે કડાણા ડેમના ઉપરવાસમાં આવેલ મહી બજાજ ડેમ અને સોમકમલા ડેમમાંથી કડાણા ડેમમાં પાણી છોડાઈ રહ્યું છે જળાશય છલકાયા મહીસાગર નદી ઉપર બંધાયેલ કડાણા ડેમના તેર જેટલા દરવાજા ખોલાયા છે જેથી દોઢ લાખ કયુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યો છે

એક સમયે પોરબંદર જિલ્લામાં આવેલ ખંભાળા ફોદાળા ડેમોમાં પાણીના અભાવે સૂકો બન્યા હતો તે હવે સારા વરસાદને કારણે તેમાં દોઢ વર્ષ સુધી યાલે તેટલો પાણીનો પુરવઠો એકઠો થયો છે ગીર સોમનાથ જિલ્લામાં કમલેશ્વર ડેમ તથા હીરણ બે ડેમ છલકાયા છે તો શિંગોડા મચ્છુન્દ્રી તથા રાવલ ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યાં છે ગીર જંગલ પ્રદેશમાં ધોધમાર વરસાદને લીધે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે

જેમાં ડાંગ આહવાની ચિકટીયા પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો

આ તમામ શાળાઓને પાછળ રાખી શાળાએ શ્રેષ્ઠ ત્રણ શાળાઓમાં સ્થાન મેળવ્યું હતું

જેને ધ્યાને લેતા નિર્ણાયકોએ શાળાના શાનદાર પ્રદર્શનને વધાવી લેતા પ્રથમ વિજેતા જાહેર કરી હતી